પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે આ વખતના બજેટમાં આરોગ્ય પછી શિક્ષણ ક્ષેત્રે કૌશલ્ય સંશોધન અને નવકલ્પનાને કેન્દ્રમાં રાખ્યા છે સેનાની ત્રણેય પાંખોના કમાન્ડરોની ત્રણ દિવસ માટેની વાર્ષિક બેઠકનો ગુજરાતના કેવડિયામાં આજથી આરંભ થશે કેન્દ્ર સરકારે હોસ્પીટલોમાં કોવિડ રસીકરણ માટેની સમયમર્યાદા દૂર કરી અને યોવીસ કલાક તમામ દિવસ માટે રસીકરણ સુવિધાને મંજૂરી આપી છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બજેટ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે નિર્ણાયક સરકારનું આ પ્રગતિશીલ અંદાજપત્ર લોકસુખાકારીની સગવડોનું અભૂતપૂર્વ નિર્માણ કરનારું સાબિત થશે તેમણે ઉમેર્યું હતું કે ખેતી આરોગ્ય અને શિક્ષણ માટે આટલી જંગી જોગવાઈ જવલ્લે જ થઈ હશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ આ બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે ગયા વર્ષની સરખામણીએ ફાળવણીમાં ઘટાડો કરાયો હોવાનું જણાવીને આ બજેટને શબ્દોની માયાજાળવાળું ગણાવ્યું છે

રશિયાની સરકારે વિપક્ષના નેતા એલેક્સાઈ નવાલેનીને જેલમાં મુક્યા છે અને તેમનું જીવન જોખમમાં હોવાનો આક્ષેપ થતાં એલેક્સાઈને મુક્ત કરવા રશિયા ઉપર દબાણ વધારવા અમેરિકાએ પ્રતિબંધો લાગુ કર્યા છે

દરમિયાન રશિયાએ અમેરિકાના આ પગલાંને વખોડી કાઢ્યું છે